ગુજરાતનો રાજ્ય સ્તરે પ્રથમ ક્રમ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસે સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટરેસે

કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતીનાં લીધે ધણા કાર્યક્રમો વિડિયો માધ્યમથી યોજાયા છે દિલ્ફીમાં રાજઘાટ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની સમાધી સ્થળે આજે સવારે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ ગઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજધાટ ખાતેની ગાંધીજીની સમાધિ પર પુષ્પો ચઢાવી તેમને અંજલી આપી હતી

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદ્દર શાસ્ત્રીજીની જયંતી નિમિત્ત પણ તેમને ભાવભીની અંજલી આપતા કાર્યક્રમો યોજાયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય ધાટ ખાતેની શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પો યઢાવી તેમને અંજલી આપી હતી

પ્રધાનમંત્રીએ ટેકનોલોજીની મદદથી વિવિધ ક્ષેત્રે લેવામાં આવેલા પગલાંની માહિતી આપી હતી અને તેનાથી થયેલા ફાયદા ગણાવ્યા હતા તેમણે બાળકોના આરોગ્ય પર થયેલી સારી અસરો ઉત્પાદન ક્ષેત્રે થયેલો વિકાસ અન્ન ઉત્પાદનમાં થયેલો વધારો વગેરેના ઉદાહરણ આપ્યા હતા તેમણે ગુજરાતમાં પ્લાઝમા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિની જાણકારી આપી હતી ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણનો આધાર મજબૂત બનાવવા વિદેશમાં રહેતાં ભારતીય વૈજ્ઞાનિકો શિક્ષણવિદો તથા સંશોધીત સંસ્થાઓનાં પ્રતિનિધીઓને એક મંય ઉપર લાવીને ચર્ચા કરવી એ વૈભવ સંમેલનનો મુખ્ય હેતું છે

આ હાઇવે ટનલથી સમય પણ ચારથી પાંચ કલાક જેટલો બચશે

અગાઉ ભારે બરફવર્ષાના કારણે ખીણ સાથે દર વર્ષે લગભગ છ મહિના માટે વ્યવહાર કપાઈ જતો હતો આ હાઇવે ટનલ હિમાલયની પીર પંજલ પર્વતમાળામાંથી ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર અતિ આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવી છે આ ટનલની વિશેષ બાબત એ છે કે તેમાં ટેલિફોન સુવિધા ફાયર સેફ્ટીની સુવિધા એર ક્વોલિટી મોનિટરિંગ સીસીટીવી કેમેરા બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ તેમજ અન્ય સુવિધાઓ છે અટલ સુરંગ રાષ્ટ્રને માટે તેમજ આ પ્રદેશના લોકોના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે

આ પુરસ્કાર પેયજળ અને સ્વચ્છતા શ્રેણીઓ અંતર્ગત આપવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારે અગાઉ સુંદર સાર્વજનિક શૌચાલય અભિયાન અને ગંદકી મુક્ત ભારત નામના ત્રણ મિશન શરૂ કર્યા હતા જેમાં સ્વચ્છ સુંદર સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં તમિલનાડુના તિરૂનેલવેલ્લીએ જિલ્લા સ્તરે સ્વચ્છતાનો પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન જિલ્લાના ખાયરૌદનેદને તાલુકા સ્તરે અને તમિલનાડુના ચિન્નાનુર ગામને ગ્રામીણ સ્તરે પહેલો પુરસ્કાર પ્રાપ્ત થયો છે સાર્વજનિક શૌચાલય અભિયાન અંતર્ગત ગુજરાત અને ઉત્તરપ્રદેશને સર્વોત્કૃષ્ટ રાજ્યનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે

ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત હરિયાણા અને તેલંગાણાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે આ પ્રસંગે શ્રી શેખાવતે જણાવ્યું કે સરકાર દેશને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા વયનબધ્ધ છે

આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ હિંસા રહિત અને શાંતિપૂર્ણ પ્રદર્શનની શક્તિને ઉજાગર કરે છે તેમણે કહ્યું કે આ દિવસ આપણને માનવ ગરિમા બધા માટે સમાન સંરક્ષણ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના એ મૂલ્યો જાળવી રાખવા પ્રેરિત કરે છે જેના માટે પૂજ્ય બાપુએ સંઘર્ષ કર્યો હતો શ્રી ગુટરેસે વિશ્વભરમાં યુધ્ધ વિરામ અને શાંતિની આવશ્યકતા પર ભાર મૂકતાં કહ્યું કે સંઘર્ષ વિરામથી લોકોના કષ્ટ ઓછા થશે અને શાંતિ વાર્તા માટેના વધુ અવસર ઉપલબ્ધ બનશે

રેડિયો પ્રિઝન જેલના બંદીવાનોને મનોરંજન ઉપરંત કાયદાકીય સલાહ વાર્તા કથન શૈક્ષણિક આરોગ્યલક્ષી મનોવૈજ્ઞાનિક જાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડશે આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી જે હવે કેદીઓના વિકાસ ઘડતર અને પુનઃવસનનું કેન્દ્ર બિન્દુ બનશે રેડિયો પ્રિઝનએ એક અનોખી પહેલ છે તેમ જણાવતા રાજ્યના એ

અને જેલના આઈ જી ડોક્ટર કે

સાબરમતી જેલના ભજિયાનું વાર્ષિક ટન ઓવર એક કરોડ રૂપિયા જેટલું છે આથી જ વર્તમાન ભજિયા હાઉસને હેરિટેજ ભજિયા હાઉસમાં તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે

રેડિયો જોકી સહિત રેડિયો સ્ટેશનનું સમગ્ર સંચાલન કેદીભાઈઓ દ્વારા કરાશે બાદમાં મહેમાન કલાકારોને આમંત્રિત કરાશે સજા પૂરી કરી વિદાય લેતા કેદીઓ માટે વિશેષ બ્યૂગલ જિંગલ પણ રેડિયોમાં વાગશે

પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પૂરું કરવાની દિશામાં દેશભરના આદિજાતિ સાહસોના ઉત્પાદન અને હસ્તકલાને પ્રદર્શિત કરાશે તેઓ તેમના ઉત્પાદનો ગ્રાહકોને સીધા વેચી શકશે